બાળકના પરોવારમાં આરોગ્યપ્રદ સંસ્કારના નિમાણ માટ દાદા દાદો અને વાલી મીટોગ નું આયોજન દરક શાળા માં થશે ઉપરાંત શાળા દ ોઠ આરોગ્ય સપ્તાહ ની ઉજવણી નું પણ આયોજન છે બાળકોને હદય કિડની અને કેન્સર જેવી ગંભિર બિમારો માં સુપર સ્પેશિયાલીસ્ટ સારવાર વિના મુલ્યે ઝડપથી મળી શકે તે માટે જિલ્લા કક્ષાએ મંજુરી આપવાની સતા આપવામાં આવી છે

ત્યારે મહેસુલની કામગીરી અંગેની અ રજી કરવી દસ્તાવેજો લેવા સાતબાર ઉતારા પ્રિમિયમ ભરવા સહિતની કામગીરી ઓનલાઈન કરી દે વાઈ છે અને મહેસુલને લગતી બાકીની તમામ કામગીરીઓ ઓનલાઈન કરવામાં આવનાર છે ત્યારે આજે મહેસ઼લ વિભાગ દવારા મહેસલ ક્રાંતિનો આ નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આઈ ડી ફરજીયાત બની જશે અને જો વા હનમાં ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટેક્ષ ચૂકવવો પડશે તેવું આયોજન ઘડાયું છે એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે દરેક વાહન માટે ફાસ્ટેગ હોવું ફરજીયાત બનશે તેમજ પહેલી ડીસેમ્બર થી વાહનોને ટોલનાકાઓ પર રોકવાની જરૂર નહીં પડે

તમામ આર ટી ઓ પર પણ ફાસ્ટેગનું વેંચાણ થઈ રહયું છે

અનેબાળકોની લેખ ન વાંચન અને ગણનની આવડતમાં વધારો થશે

શિક્ષણને બાળકના વિકાસનો પાયો ગણાવી જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રથત્નો સાથે કડીરૂપ બનતીઅદાણીફાઉન્ડેશનની આ શૈક્ષણિક પદ્વતિથીબાળકોનાં શિક્ષણમાં ગુણાત્મક સુધારો આવશે

ભારત બાંગ્લાદેશ વચ્ચેની આ મેચના આરંભ પ્રસંગે બાંગ્લ ાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભારતીયા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગ્રલી વિગેરે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ઘટનાને વધાવી લીધી હતી ભારત બાંગ્લાદેશ વચ્ચેની વર્તમાન બે ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં બાંગ્લાદેશે કંગાળ શરૂઆત ક રી હતી

ઈશાંત શર્માએ પ વિકેટ ઝડપી હતી

આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક ઉપર તેમજ આકાશવાણીની વેબસા ઈટ ન્યુઝ ઓન એર ડોટ એનઆઈસી ડોટ ઈન પરથી પણ પ્રસારીત થશે